દેશને નેતૃત્વ પૂરૂં પાડવા બદલ તેમની આ પ્રથમ એવોર્ડ માટે પસંદગી થઈ છે દેશને સામાજિક આર્થિક અને ટેકનોલોજીની દૃષ્ટિએ આગળ લઈ જવામાં સતત પરિશ્રમ અને નિઃસ્વાર્થ સેવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે દેશમાં ડીજીટલ ક્રાંતિ આધાર લાગુ કરવા અને નાજ્ઞાંકીય સર્વ સમાવેશીતા તથા સામાજિક લાભ પૂરા પાડવામાં તેમજ્ઞે ભજવેલી ભૂમિકાની આ એવોર્ડના પ્રશિસ્તપત્રમાં પ્રશંસા કરવામાં આવી છે

તેમાં દેશ વિદેશના ઉદ્યોગપતિ તથા મૂડીરોકાજ્ઞ કોર્પોરેટ એકમોને ગુજરાતમાં આવકારવામાં આવે છે

આ વખતે ગુજરાતનું ભાવિ વિકાસ દર્શન પરિષદન અને પ્રદર્શન યોજાવાનું છે મેઇક ઇન ઇન્ડિયાની સફળતા તેમાં દર્શાવવામાં આવશે

આ ઉપરાંત ચાર મહાનગરોમાં યુવા સંયોજક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે

ગુજરાત સાથે સીધા વિદેશી મૂડીરોકાજ્ઞના પ્રોજેક્ટ માટે આ પરિષદમાં વિચારજ્ઞા થશે તથા બિઝનેસ ટ્ર બિઝનેસ અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ કરાર પણ કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાજીએ જજ્ઞાવ્યું છે કે મકર સંક્રાંતિ પર્વ એટલે કે આજથી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષષ્જિક પ્રવેશો અને સરકારી નોકરીઓમાં જાહેરાત થઈ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેને પણ આ લાભ મળવા પાત્ર થશે

ભરતી મેળાની કોઈ જ પ્રક્રિયા શરૂ ન થઈ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે

સી એસ ટી અને એસ ઈ બી સી

જીલ્લામાં અછતની આવી પડેલી વિપરિત પરિસ્થિતિને ધ્યાને લઇ રાજયના મુખ્યુમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગત ઓગષ્ટ સપ્ટેમ્બર માસથી જ રૂ

વિશ્વ વિખ્યાત કચ્છનાં સફેદ રજ્ઞમાં પતંગ રસીયાઓ પહોંચ્યા હતાં

ખાસ કરીને પૂર્વ કચ્છનાં ભચાઉ તાલુકાનાં એકલમાતાના સફેદરજ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટવા હતા અને પરિવાર સહિત પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો ખુલ્લી જગ્યામાં કોઇ પણ પક્ષી ન હોવાથી નિર્ભયપશ્ને અહીં પતંગ રસીયાઓએ પતંગ ઉડાડવાની મોજ માશ્ની હતી તો જીલ્લા મથક ભુજ સહીત ગાંધીધામ અંજાર માંડવી સહિતના શહેરોમાં લોકોએ તલ સાંકડી શરદી ચીકી ઊંઘિયું અને ફાફડા જલેબી ની જયાફત ઉડાવી હતી